ઓછા સમયમાં સૌથી વધુ ઝડપે સિધ્ધિ હાંસલ કરનારા દેશોમાંથી ભારત એક છે

મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ઘણાં દેશોને મેડ ઇન ઇન્ડિયા રસી અનુદાન સહાયતા અને કોવેક્સ સુવિધા એમ બંન્ને રીતે મોકલાઇ છે

પ્રથમ તબક્કામાં પહેલી એપ્રિલે પૂર્વી તથા પશ્ચિમ મેદિનીપુરની નવ નવ બેઠકો બાંકુરાની આઠ તથા દક્ષિણી ચૌવીસ પરગણાંની ચાર બેઠકો માટે મતદાન થશે આ તબક્કામાં નંદીગ્રામ બેઠક માટે પણ મતદાન થશે